વરસાદને લીધે શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા અને પૂલોનું ધોવાણ થયું છે તેને જલ્દી માં જલ્દી રીપેર કરવાને લઈને પણ સમીક્ષા થઈ છે રાજ્ય માં અતિવૃષ્ટિ બાદ હાલ ની પરિસ્થિતિ ની પણ સમીક્ષા કરવામાં આવી છે

ડેમ ની સપાટી વધતા નર્મદા ડેમ વિસ્તારમા વીજ યુનિટ ચાલુ કરવાની પણ સરકારની વિચારણા છે

સ્વદેશ પરત ફર્યા બાદ કેબિનેટ માં આજે તેની ચર્ચા થઈ શકે છે શહીદવીર સંજય સાધુના પાર્થિવ હેદના આજે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા વડોદરાના ગોરવા સ્મશાન ગ્રહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી પરિવારજનો સહિત સૌએ અશ્રુભીની વિદાય આપી હતી આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ ગઇકાલે મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યો હતો અમારા વડોદરાના પ્રતિનિધિ જણાવે છે કે શહીદ સંજય સાધુને શ્રદ્વા સુમન અર્પણ કરવા મોટી સંખ્યામાં વડોદરાના નગર જનો એરપોર્ટ પર ઉમટી પડયા હતા સંજય સાધુની શહાદતને બિરદાવતા નારા તેમજ દેશભક્તિના નારા સાથે વડોદરા એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું બીએસએફ દ્વારા શહીદ વીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

ભારે સન્માન બાદ શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો શહીદનો પાર્થિવ દેહ આજે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો સંસદ સભ્ય રંજનબહેન ભટ્ટ મેયર ડેપ્યુટી મેયર ક્લેક્ટર કમિશનર સહિત અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા

લાંચ રૂશ્વત વિરોધી શાખાની માહિતી અનુસાર હસમુખ પટેલ નામના આ હેડ કોન્સ્ટેબલને નરોડામાં ફરિયાદીના ઘરેથી લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયો હતો આ પહેલાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી મધ્ય ગુજરાત વીજ કંપનીના એક જૂનિયર એન્જિનિયરને લાંચ લેતાં ઝડપી લીધો હતો તારાપુર વટામણ હાઈવે ઉપર નવા વેઇબ્રીજને વીજળીનું જોડાણ આપવા ઇરફાન વોરા નામના આ વીજ કર્મચારીએ લાંચની માંગણી કરી હતી

જયપુર યાર્ડમાં સમારકામ ચાલતું હોવાથી રાજકોટ ડીવિઝનની બે ટ્રોન રદ કરવામાં આવી છે

અમરેલી જીલ્લાના લીલીયા પંથકમાં બે ઇંચ વરસાદ વરસી ગયા બાદ વડીયા ખાંભા રાજૂલા લાઠી અને સાવરકુંડલા પંથકમાં હળવો વરસાદ થયો છે રાજુલા પંથકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો

વિક્ટર પીપાવાવ તથા આસપાસના વિસ્તારમાં પણ આવો જ વરસાદ થયો હતો ખાંભા પંથકમાં એક ઇંચ વરસાદ થયો હતો જો કે ગ્રામ્ય વિસ્તારમાં નહીવત વરસાદ થયો હતો

આઠ દિવસના વિરામ બાદ ગઇકાલે વડીયા પંથકમાં વરસાદનું આગમન થયુ હતું અને સતત બીજા દિવસે પણ પડયો હતો સાવરકુંડલા પંથકમાં બપોર બાદ ઝાપટા સ્વરૂપે આઠ મીમી વરસાદ પડી ગયો હતો